નવી દિલ્હીના લોધી સ્મશાનગ્રહ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી ઉપરાષ્ટ્રપતિશ્રી વેકેયાહ નાયડુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી કેન્દ્રિય મંત્રીઓ શ્રી અમિત શાહ શ્રી રાજનાથસિંહ શ્રી પ્રકાશ જાવડેકર સહિત મંત્રીઓ ભાજપના વરિષ્ઠ નેતા શ્રી એલ

અડવાણી વરિષ્ઠ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદ સહિત વિવિધ પક્ષના અગ્રણીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા વિવિધ રાજ્યના રાજ્યપાલ અને મુખ્યમંત્રીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ અગાઉ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિન્દ ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકેયાહ નાયડુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના ઘરે જઇને પુષ્પાજંલિ અર્પણ કરી હતી તથા પરિવારને સાંત્વના પાઠવી હતી

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ દુઃખદ નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરી અને તેઓએ દિલ્હી ખાતે તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું કે તેમના નિધનથી એક ઓજસવી અને પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ ગ્રમાવ્યું છે

રાજ્ય સુશાસનના ત્રણ વર્ષની ઉજવણી નિમિત્તે આવતીકાલ સંકલ્પ સે સિદ્ધિ કી ઓર અગ્રેસર કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બપોરે એક વાગે યોજાશે રાજ્ય સરકાર દ્વારા નિર્ણાયક નેતૃત્વના ત્રણ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રી સંશોધન પ્રોત્સાહન યોજના સૂર્ય ઊર્જા રૂફટોપ યોજના સૂર્ય ગુજરાત મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકિકરણ યોજના પ્રાઇવેટ સ્લમ ડેવલપમેન્ટ માટે પીપીપી પોલીસી અને નમો ઇ ટેબલેટનું વિતરણ સહિતની વિવિધ જનહિતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ શુભારંભ કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નાગરિકો સાથે સીધો સંવાદ કરવા પ્રતિમાસ મનની મોકળાશ કાર્યક્રમ યોજશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યના વિવિધ વિસ્તારના નાગરિકો નિષ્ણાંતો રાજ્યની કલ્યાણકારી યોજનાઓમાં પોતાના સૂચનો આપી શકે તે માટે મૂખ્યમંત્રીશ્રી તેમના ગાંધીનગર ખાતેના નિક્વાસસ્થાને નાગરિકોને બોલાવી મહિનામાં એકવાર આ કાર્યક્રમ યોજશે જરૂર જણાશે તો મહિનામાં બે વાર પણ આ કાર્યક્રમ પ્રતિમાસ યોજાશે તેમણે ઉમેર્યુ કે આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નાગરિકો શ્રમિકો આદિવાસીઓ ખેડૂતો શિક્ષણવિદો સાથે મુખ્યમંત્રીશ્રી સીધો સંવાદ કરશે ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતોને પણ આમંત્રિત કરીને તેમની સાથે પણ પરામર્શ કરવામાં આવશે અને વિકાસ યાત્રામાં તેમને પણ સહભાગી કરાશે જેના પરિણામે વિકાસ યોજનાના લાભો વધુ સરળતાથી છેવાડાના નાગરિકો સુધી પહોંચતા કરી શકાશે

આવા દસ્તાવેજો ઉપર સુધારેલા દર મુજબની નોંધણી ફી વસુલવાની રહેશે

દસ્તાવેજની નકલ દીઠ ફી દસ રૂપિયા કરી છે બંગાળના અખાતમાં ઉત્તર પશ્ચિમ દિશાએ ઉદભવેલું હવાનું હળવું દબાણ વધુ તીવ્ર બનીને પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી શક્યતા છે કેન્દ્રીય હવામાન કચેરી દ્વારા આ હવાના ઊંડા દબાણથી ગુજરાતમાં આગામી શુક્રવાર અને શનિવારના રોજ વ્યાપક વરસાદ પડે અને કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન કચેરી દ્વારા આવતીકાલે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ ચેતવણી અપાઈ છે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર પાંચ દિવસમાં રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે તે સંદર્ભે પણ રાજ્ય વહીવટી તંત્રને સંપૂર્ણ એલર્ટ કરી દેવાયું છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર તેયાર રહે તે માટે સૂચના પણ આપી દેવાઈ છે રાજ્ય સરકારે ખેડૂતોની વાવણી માટે અને પાક બચાવવા મહત્વનો નિર્ણય કર્યો છે

શ્રી પટેલે ઉમેર્યુ કે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી ધારાસભ્યો ખેડૂત આગેવાનોની મળેલ રજુઆતોને પરિણામે આ નિર્ણય કરાયો છે

જાણવા મળ્યા મુજબ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આ હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું જોકે રેસિડેન્ટ ડોક્ટરોએ આજે આ હડતાળથી પોતાને અળગા કરીને હડતાળ પાછી ખેંચી લીધી હતી બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આવતીકાલે પણ મેડિકલ કમિશન બિલના વિરોધમાં પોતાના દેખાવો ચાલુ રાખવાની જાહેરાત કરી છે

શ્રાવણ માસને અનુલક્ષીને દર્શન અને પૂજા માટે ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે શ્રી સોમનાથ મહાદેવને કેસરી પુષ્પોનો શૃંગાર કરવામાં આવ્યો હતો

રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવાર દ્વારા બંધાયેલ શીતળા માતાના પ્રાચીન મંદિરે આજે શીતળા સાતમના દિવસે શ્રાવણની સાતમનો ભવ્ય મેળો ભરાયો છે રાજપીપળા ખાતે સિવિલ હોસ્પિટલ થી માંડીને કોલેજ સુધી એક કિલોમીટર સુધી રોડની બંને બાજુ મેળામાં હકડેઠઠ ભીડ જામી હતી

અને મેળામાં રાજપીપળા અને આજુબાજુના ગામમાં લોકો દૂર દૂરથી સવારથી સાંજ સુધી લાખોની સંખ્યામાં આવ્યા હતા